આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યના છેવાડાનાં લોકો સુધી વિવિધ વિકાસલક્ષી યોજનાઓનાં લાભો પહોંચે તેવા ઉદેશને વરેલી ભાજપની સરકાર તબક્કાવાર રાજ્યની મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તા મંડળોને સર્વાંગી વિકાસ માટે વખતોવખત આવશ્યકતાની સમીક્ષા કરી આર્થીક સહાય આપતી રહે છે

ટીકરીંગ લેબ શિક્ષણ મંત્રી ત્યૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગાંધીનગર ખાતે આવેલ ગાંધીનગર કેળવણી મંડળ સંચાલિત મંધુરી મનસુખલાલ વસા હાઇસ્કુલ ખાતે અટલ ટિંકરીંગ લેબ નો શુભારંભ કરાવ્યો છે આ લેબની અંદર વિદ્યાર્થીઓ વિવિધ ટેક્ટનિકલ બાબતોનું જ્ઞાન મેળવી શક્શે તેમજ આ લેબના માધ્યમાંથી તેઓ વિજ્ઞાન મેળાની સ્પર્ધામાં પણ ભાગ લઇ શકશે

આ નિયત નમુનાનું પત્રક સંબંધિત ઝોનલ કચેરી ખાતે ઉપલબ્ધ છે જેમાં વિગતો ભરીને ઝોનલ કચેરી ખાતે જમા કરાવવાનું રહે છે ફોર્મની સાથે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ અને આધારકાર્ડની નકલ સાથે જોડીને રજુ કરવા માટે જણાવવામાં આવેલ છે આ ઉપરાંત ઘરે કામ કરતા કામવાળાને તેમજ ડ્રાઈવર ચોકીદાર સફાઈ કામદાર શાકભાજીવાળા ફેરિયા વિગેરે ગરીબ તથા જરૂરિયાતમંદ કુટુંબોને આ વિગતોથી માહિતગાર કરવા વિનંતી કરવામાં આવી છે

ત્રલસીશ્યામ તિર્થધામ ત્રલસીશ્યામ મંદિરે જન્માષ્ટમી ઉત્સવની ભાવભેર ભવ્ય ઉજવણી કરાશે

જેમાં ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાની દગડી આમ્બા પ્રાથમિક શાળા ની કૃતિ ગટર ક્લીનર એ પણ ભાગ લીધો હતો

આતંકી હુમલાના શંકા ના આધારે વિશેષ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રાજકોટ શહેર પોલીસ કમિશ્રર મનોજ અગ્રવાલ દ્વારા આજે પત્રકાર પરિષદ માં આ માહિતી આપવામાં આવી હતી

પેટ્રોલિંગ મહિલાઓ ની સુરક્ષા માટે મહિલા પોલીસ રહેશે